હવે ફોર્મ ભરવાના બે દિવસ બાકી છે તેમ છતાં મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસને બાદ કરતાં ભાજપે હજુ પોતાના પત્તા ખોલ્યા નથી પરંતુ થાદી બનાવવાને બદલે ફોન પર જાણ કરી દેવામાં આવી હતી

ગાંધીધામ નગરપાલિકાની આ સ્થિતિ જોવા મળી હતી ગત મોડી રાત્રે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જે આજે ફોર્મ ભરાય તેવી શક્યાતા જોવાઇ રહી છે મહિસાગર ચૂંટણી મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની યૂંટણી યોજવાની છે મતદારોમાં મતદાન માટે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી

બાઇક રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર બી બારડ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું મતદાન જગૃતિ માટેની પ્લે કાર્ડ સાથેની શિક્ષકોની બાઇક રેલી લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાંથી શરૂ થઈ જિલ્લાના વડામથક લુણાવાડાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી પી એન મોદી તેમજ પોલીસ અધિકારી હાજર રહ્યા હતા

ત્રણ બેઠકોમાં બલોલ ગોઝારીયા અને ખેરવા સીટ માટે હાલમાં મંત્રણાઓ યાલી રહી છે

ડાંગ કોરોના ડાંગ જિલ્લામાં કોરોનાની રસી માટેનું અભિયાન ચાલી રહયું છે પ્રથમ તબ્બકામાં આરોગ્યકર્મીઓ અને સુરક્ષા કર્મીઓને રસીઆપવામાં આવી હતી

દેશભરમાં કોરોના વાઈરસની રસી માટે અભિયાન યાલી રહ્યુ છે ત્યારે ડાંગજિલ્લામાં તમામ શિક્ષકો જિલ્લા પંચાયતના કર્મીઓ જિલ્લા સેવા સદનના કર્મીઓ જેમાં તલાટી કમ મંત્રીને પણ રસી આપવામાં આવીહતી

એચ

ડાંગ જિલ્લામાં આ પહેલાં આરોગ્યકર્મીઓ ઉપરાંત સુરક્ષાકર્મીઓ અને અન્ય કર્મીઓએ કોરોના વાઈરસની પ્રથમ રસી લીધી છે હવે ધીમેધીમે અન્યકર્મીઓને પણ કોરોના વેક સિન આપવાની પ્રક્રિયા ચાલુ છે અને ડાંગ જિલ્લાને કોરોનામુક્ત ઝોન તરફ લઈ જવાનો સફળ પ્રયત્ન થઈ રહ્યો છે બાળ આરોગ્ય દાહોદના પાંચ વર્ષ સુધીના ત્રણ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ આગામી માર્ચ સુધીમાં કરાશે દાહોદની ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર ખાતેથી આરોગ્ય તપાસણી કાર્યક્રમનો જિલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજે આરંભ કરાવ્યો હતો કુપોષણ મુક્ત દાહોદ અભિયાન અંતર્ગત જિલ્લામાં પાંચ વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસણી અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે

નાદુરસ્ત તબિયત હોય તેવા બાળકોને બાળ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે